સુત્રોમાંથી મળતી જાણકારી અનુ સાર આ વિસ્તાર સૌથી વિશાળ ખાતર ઉત્પાદિત વિસ્તાર તરીકે જાણીતો છે આ વિસ્તારમાં એક લાખ એશી ફજાર ટન ખારેકનું ઉત્પાદન થાય છે કચ્છમાં ભુકંપ પછી ઔધિક વિકાસ હવામાન પરિવર્ત વધતા પ્રદુષણ જેવી સમસ્યાઓને લીધે ખારેકની યોગ્ય રીતે સાયવણી નહી થાય તો તેનુ અસ્તિવ જોખમાય તેમ ફોઈ જીની બેંક સ્થાપવાથી નવી જાતો વિકસાવી શકાશે તેવો આશાવાદ સંશોધકોએ વ્યક્ત કર્યો હતો

જેના દિલધડક કરતબો નિહાળી શહેરીજનો રોંમાયિત બન્યા હતા

ડી